કેન્દ્રમાં બીજી વખત સત્તા પર આવ્યા બાદ પ્રધાનમંત્રીએ આજે પ્રથમ વખત મન કી બાત કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રને સંબોધિત કર્યું

સ્વાગત સત્કારમાં ફુલોને બદલે પુસ્તકો આપવાનો આગ્રહ કર્યો હતો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતાં કહ્યું છે કે રાજ્યની નગરપાલિકાઓ જનભાગીદારીથી વિકાસ કામોની બ્લ્યૂપ્રિન્ટ તૈયાર કરી વિકાસ આયોજન કરે ગુજરાતને પાણીના દુકાળથી મુક્ત કરવાનું અને વરસાદના એક એક ટીપાંની બચત કરી જળસંગ્રહ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશમાં જળ સંરક્ષણ માટે જન આંદોલન કરવાના સેવેલા સંકલ્પમાં ગુજરાત આગેવાની લઈ રહ્યું છે મહાનગરોમાં ગટરનું પાણીનું રીસાયકિંલગ કરીને ઔદ્યોગિક હેતુ અને સિંચાઈમાં તેનો વપરાશ થાય તે માટે પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યાં છે

મુખ્યમંત્રીએ આજે ગોંડલમાં સાડા પાંચ કરોડના ખર્ચે ટાઉનહોલનું પુનઃ નિર્માણ અને ત્રણ કરોડના ખર્ચે સાયન્સ સ્પોર્ટ્સ સેન્ટર અને લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું રાજ્યપાલશ્રી ઓ

કોહલીએ જણાવ્યું છે કે સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ અત્યંત મહત્વનું છે ત્યારે ગુણવત્તાલક્ષી સારું શિક્ષણ પ્રરું પાડવા માટે શિક્ષકો જ કરોડરજ્જુ પુરવાર થઈ રહ્યા છે તે સમાજ માટે અત્યંત ગૌરવરૂપ છે

ત્યારે શિક્ષકો આ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે સેવારત અને સેવા નિવ્રત શિક્ષકોને સમાજ પ્રત્યે પોતાનું દાયિત્ય નિભાવીને સમાજ ઘડતરમાં ડાયનેમિક ભૂમિકા અદા કરવા રાજ્યપાલશ્રીએ આહવાન કર્યુ હતું

દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ થયો હતો જ્યારે વલસાડ નવસારી નર્મદા તાપી સુરત ડાંગ ભરૂચ દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે

ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે

પારડી નજીક હાઇવે પર પાણી ભરાતા પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામના દેશ્યો સર્જાયા હતા અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે વ્યારા વાલોડ ડોલવણ અને સોનગઢ પંથકમાં સવારથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે

આ ઉપરાંત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો અમદાવાદમાં સાંજે અથવા રાત્રે કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે